કોરોના વાયરસના દર્દીઓ માટે દિલ્ફીની તમામ સરકારી હોસ્પીટલોમાં ખાસ વોર્ડ ઉભા કરવા આદેશ

મંત્રીએ એવી પણ માફીતી આપી કે દિલ્હી સરકાર સંયાલિત હોસ્પીટલોને ઉચ્ચ ગુણવત્તાવાળા અલગ વોર્ડ રાખવા સુયના અપાઇ છે મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીના અગ્રસચિવ દેશમાં કોરોના વાયરસની પરિસ્થતિને પહોંચી વળવા કરાયેલી તૈયારીઓની સમિક્ષા કરી રહ્યા છે એમણે જણાવ્યું કે પરિસ્થિતિની સમિક્ષા કરવા મંત્રીઓનું જૂથ આજે બાદમાં બેઠક કરશે

તેમણે કહ્યું કે ઇરાનની સરકાર સહકાર આપે તો ત્યાં ટેસ્ટ ની સગવડ ઉભી કરાશે

ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે આને કારણે તેઓએ આ વર્ષે હોળી મિલન કાર્યક્રમોમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે ભાજપના અધ્યક્ષ જે

નફાએ પણ કહ્યું છે કે તેઓ હોળીની ઉજવણીમાં લેશે અને હોળી મિલનના કાર્યક્રમોમા ભાગ લેશે નહિં તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વ અને તબીબી ક્ષેત્રના લોકો સંયુકત રીતે આ વાયરસને અટકાવવા પ્રયત્ન કરી રહ્યા છે

તેમણે લોકોને સામૂહિક રીતે એકઠા થવાનું ટાળવા અને પરિવારના સભ્યોની કાળજી લેવા અપીલ કરી છે

લોકોને વ્યક્તિગત સ્વચ્છ રહેવા અને વારંવાર સાબૂથી હાથ ધોવાની સલાહ આપી છે

જો હાથ ગંદા ન દેખાય ત્યારે આલકોહોલ બેઝથી હાથ ધોઇ શકાય વપરાયેલા ટીશ્યુપેપર તરત જ કચરાની પેટીમાં નાંખી દેવા જોઇએ

પ્રજાને જાહેરમાં નહીં થ્રંકવા જણાવાયું છે જીવતા પ્રાણીઓ અથવા રાંધ્યા વગરનું કાયા માંસનો સંપર્ક નહીં કરવા પણ જણાવાયું છે ખેતર જીવતા પ્રાણીઓના બજાર અથવા જયાં પ્રાણીની હત્યા કરવામાં આવે છે તેવા સ્લોટરની મુલાકાત ત્યજવી જોઇએ

સુધારેલી મુસાફર એડવાઇઝરીમાં આરોગ્યમંત્રાલયે જણાવ્યું છે કે જેઓને ભારતની મુલાકાત લેવી પડે તેવા ફરજ પાડતા કારણો હોય તો નજીકની ભારતીય એલચી કચેરી અથવા કોન્સ્યુલેટનો સંપર્ક કરી તાજા વિઝા મેળવી શકે છે

મંત્રીઓના જૂથ દ્વારા સતત પરિસ્થિતિ ઉપર દેખરેખ રખાઇ રહી છે

જયારે રિમાન્ડ હોમમાં રખાયેલા સગીર ગુનેગારને તેની મુદત પૂરી થતાં મુક્ત કરાયો હતો

જેમાં બેન્કોને ક્રિપ્ટો કરન્સી એટલે કે આભાસી ચલણનો વેપાર કરતી રોકવાનો આદેશ અપાયો છે સર્વોચ્ય અદાલતના ન્યાયમૂર્તિ રોફીગ્ટન ફલીનરીમાન ન્યાયમૂર્તિ એસ રવિન્દ્ર ભાટ અને ન્યાયમૂર્તિ વી

અરજદારોએ એવી દલીલ કરી છે કે રીઝર્વ બેંકના આ પરીપત્રથી ક્રિપ્ટો કરન્સી બેકીંગ વ્યવસ્થામાંથી બેન્કિંગ પ્રણાલીમાંથી બહાર રહે છે અને ઉદ્યોગમાં ગેરકાનૂની પ્રવૃતિઓનો નિયમન કરવાની કાયદાનું પાલન કરાવનાર સંસ્થાઓની ક્ષમતાને ઓછી કરે છે

આ હેઠળ અવળી ગણતરી પણ જે બપોરે શરૂ થવાની હતી દરમિયાન વિજ્ઞાનીઓને કેટલીક ક્ષતી ધ્યાનમાં આવતાં પરીક્ષણ મોક્ષફ રાખવામાં આવ્યું છે

લોકસભા અને રાજયસભા દિવસ દરમિયાન વારંવાર મુલતવી રહી હતી

આમાંના કેટલાક સભ્યો પ્લેકાર્ડ સાથે જોવા મળ્યા હતા

આમ છતાં વિપક્ષોએ સૂત્રોચ્યાર સાથે હોબાળો યાલુ રાખ્યો હતો સભાપતિએ વિપક્ષના સભ્યોને શાંતિ રાખવા અને સભાગૃહનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રાખવા અપીલ કરી હતી પરંતુ તેને કોઇ સફળતા મળી ન હતી પરિણામે બપોરે સભાગૃહનું કામકાજ મુલતવી રાખવું પડ્યું હતું

પત્રકારો સાથેની વાતચીતમાં નાણામંત્રી નિર્મળા સિતારમણે જણાવ્યું કે આ સુધારામાં કાયદાના ભંગ બદલ થતી ગુનાઇત બાબતોને દૂર કરવામાં આવી છે પરિણામે કોર્પોરેટ કંપનીઓને વેપાર સરળતા મળી રહેશે